ે દેશમાં અનેક સ્થળોએ બર્ડફ્લુના કેસ નોંધાતા તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે

આ બેઠકમાં મંત્રીમંડળના સચિવ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ તથા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃત અને વ્યાપક સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય નિયમનકારે કોવિશીલ્ડ અને કોવેક્સીન એમ બે રસીઓના ઇમરજન્સી ઉપયોગને મંજુરી આપી છે બેઠકમાં કોવિડ રસીકરણ અંગે કેન્દ્ર તથા રાજ્યોની તૈયારીઓની માહિતી પ્રધાનમંત્રીને આપવામાં આવી તથા કો વિન એપ્લીકેશન વેક્સીન વિતરણ વ્યવસ્થાપન પ્રણાલી અંગે પણ માહિતગાર કરાયા ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે

પ્રવાસી ભારતીય સંમેલનના સમાપન સત્રને સંબોધતા શ્રી કોવિંદે કહ્યું કે કોવિડ રોગયાળા દરમ્યાન પ્રવાસનમાં ખુબ મોટા અવરોધો ઉભા થયા તેમણે આ મુશ્કેલ સમયમાં વિભિન્ન દેશોમાં વસતા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા વિદેશ મંત્રાલય અને દૂતાવાસોએ કરેલા કામોની પ્રશંસા કરી તેમણે કહ્યું કે વિભિન્ન દેશોમાં ભારતીય સમુદાયો તબીબી સામગ્રી પહોંચાડવા ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા વડીલોની સારસંભાળ રાખવા જરૂરિયાતમંદોને ભોજન ઉપલબ્ધ કરાવવા સાથે મળી કાર્ય કર્યું રાષ્ટ્રપતિએ વિદેશોમાં વસતા ત્રણ કરોડ ભારતીયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દુનિયાના પ્રત્યેક ખૂણામાં ભારતીય નિવાસ કરે છે તેનાથી સિદ્ધ થયું છે કે ભારતીયોનો સૂર્ય ક્વારેય અસ્ત થતો નથી આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારના વિજેતાઓને શુભકામનાઓ પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવરૂપ સાંસ્કૃતિક વારસાનો વિશ્વને પરીચય કરાવવા આધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરવા દેશના યુવાઓને આહવાન કર્યુ છે

દેશ થી દુર રહેવા છતાં કોવીડની પરિસ્થિતિમાં દેશની આરોગ્ય સેવાને મજબુત બનાવવામાં એનઆરઆઇએ મહત્વની ભૂમિકા ભજવી છે તેમણે કહ્યું કે દેશ જયારે આત્મનિર્ભર ભારત બનવા આગળ વધી રહ્યો છે ત્યારે બ્રાન્ડ ઇન્ડિયાની ઓળખ મજબુત બનાવવામાં એનઆરઆઇ અગત્યની કામગીરી કરી શકે છે શ્રી મોદીએ ભારપુર્વક કહ્યું કે જયારે બિન નિવાસીઓ ભારતમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ વધારશે ત્યારે જ દેશ વિદેશના લોકોનો ભારતીય ચીજવસ્તુઓની ગુણવત્તા અંગે વિશ્વાસ વધશે શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં વિકસિત નવી પ્રણાલીઓને વિશ્વભરમાં બિરદાવાઇ છે કોવિડ રોગયાળા દરમ્યાન દેશના ફાર્મા ઉદ્યોગોએ સાબિત કર્યું છે કે કોઇ પણ ક્ષેત્રમાં ભારતની ક્ષમતાથી વિશ્વને ફાયદો થશે તેમણે કહ્યું કે ભારતીય વૈજ્ઞાનીકોએ તૈયાર કરેલી કોવિડની બે રસીઓની મદદથી ભારત સમગ્ર માનવજાતીના રક્ષણ માટે સજજ છે માધવસિંહ સોલંકી ગુજરાતના ભુતપુર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે

તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ તેમના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી સરકાર શહેરમાં બર્ડફ્લુ ફેલાતો રોકવા તમામ ઉપાયો કરી રહી છે

જેના પરીણામો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે

ઉત્તરપ્રદેશમાં બર્ડફ્લુના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશુપાલન વિભાગને બર્ડફ્લ્ સંબંધી યોજના બનાવવા નિર્દેશ આપ્યા છે ગુજરાતનાં જૂનાગઢમાં બર્ડફ્લુના બે કેસ મળી આવતા વન વિભાગ દ્વારા ચાર પક્ષી અભ્યારણો બંધ કરાયા છે

આ અંગે આજે જાહેરનામુ બહાર પડાયુ છે

આ સમિતિ દિલ્ફી અને કોલકત્તા સિવાય નેતાજી તથા આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલા દેશ વિદેશના વિવિધ સ્થળો પર યોજાનાર વિભિન્ન કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે

નઙા ભાજપ અધ્યક્ષ જે પી

પશ્ચિમ બંગાળના પૂર્વી બર્દવાન જિલ્લાના કટવા માં કિસાન સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરાવતા શ્રી નડ્ડાએ કહ્યું કે રાજ્યમાં કોઇની મદદ વગર પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ શરૂ કરાશે તેમણે કહ્યું કે રાજ્યમાં ભાજપ સત્તા પર આવશે તો ખેડૂતોના જીવનધોરણમાં સુધારો થશે ટ્રમ્પ ટ્વીટર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટને કાયમી ધોરણે સ્થગિત કરાયું છે

ટ્વીટરે શ્રી ટ્રમ્પના સત્તાવાર હેન્ડલ પરથી કરાયેલા નવા સંદેશાને ડિલીટ કરી દીધા છે દરમ્યાન ડેમોક્રેટીક પક્ષે બુધવારે વોશીંગ્ટન ડીસીમાં અમેરીકી સંસદ પર હ્મલામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકા વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની યોજના બનાવી છે અમેરીકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું કે જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ તાત્કાલિક રાજીનામુ નહી આપે તો સંસદમાં તેમના વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની મંજુરી અપાશે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે મહાભિયોગ વિશેનો નિર્ણય સંસદ કરશે દરમ્યાન વ્હાઇટ હાઉસે મહાભિયોગ પ્રસ્તાવને રાજકીય રીતે પ્રેરિત ગણાવતા કહ્યું કે આ પગલું દેશને વધુ વિભાજીત કરશે વિમાન ગુમ ઇન્ડોનેશીયાની રાજધાની જકાર્તાથી ઉડેલુ યાત્રી વિમાન આજે ગુમ થયુ છે

શોધ તથા બચાવ અભિયાન શરૂ કરાયું છે